પ્રાદેશિક સમાચાર જાનુ પરમાર વાંચે છે

જળશક્તિ અભિયાન વરસાદનો સંગ્રહ કરો અભિયાન સમગ્ર દેશના ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં ચલાવવામાં આવશે

આ સાથે જ પ્રધાનમંત્રીની ઉપસ્થિતીમાં જળશક્તિ મંત્રી અને મધ્યપ્રદેશ તથા ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીઓ વચ્ચે કેન બેટવા લીંક પ્રોજેક્ટના અમલીકરણ માટેના ઐતિહાસિક સમજૂતી કરાર પર પણ હસ્તાક્ષર કરવામાં આવશે નદીઓને જોડવા માટેની રાષ્ટ્રીય પરિપ્રેક્ષ્ય આ યોજનાનો પ્રથમ પ્રોજેક્ટ છે આ પરિયોજના અંતર્ગત દૌધન ડેમ બાંધીને અને બંન્ને નદીઓને જોડતી એક કેનાલ દ્વારા કેન નદીમાંથી બેટવા નદીમાં પાણી મોકલવામાં આવશે જળશક્તિ અભિયાન રાજ્યમાં વડોદરા જીલ્લાએ જળશક્તિ અભિયાન હેઠળ નોંધપાત્ર કામગીરી કરી છે વડોદરા જીલ્લામાં વર્ષા જળનિધી પ્રોજ્કેટ હેઠળ જીલ્લાના ગ્રામીણ વિસ્તારની એક હજારથી વધુ શાળાઓની છત ઉપર ઝીલાતા વરસાદી પાણીમે સીધુ ભૂગર્ભમાં ઉતારીને ભુગર્ભ જળસંગ્રહને વધારવાની કામગીરી થઈ રહી છે જીલ્લા કલેક્ટર શાલીની અગ્રવાલે જણાવ્યું હતુ કે આ પ્રોજ્કેટનું વિસ્તરણ કરીને સરકારી ઈમારતોને વર્ષા જળ નિધિ યોજનામાં આવરી લેવાની કામગીરી યાલી રહી છે આ ઉપરાંત સુજલામ સુફલામ યોજના હેઠળ દર વર્ષે જીલ્લા જળસંગ્રહ ક્ષમતા વધારવાના કામો થઈ રહ્યા છે

તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કોરોના રૂપાણી રાજ્યમાં કોરોનાનો ફેલાવો રોકવા સરકારે લીઘેલાં પગલાંની મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગઈકાલે વિસ્તૃત માહિતી આપી

શ્રી પટેલે ગઈકાલે જણાવ્યું હતું કે કોરોનાની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને લઇ માર્ચ મહિનામાં આવી રહેલ હોળીના તહેવાર પર નાગરિકોને વિધિવત રીતે હોળી પ્રગટાવવા પર મર્યાદિત સંખ્યામાં છૂટ આપવામાં આવી છે તેના પર રાજય સરકાર દ્વારા કોઇપણ જાતનો પ્રતિબંધ લાદવામાં આવ્યો નથી પરંતુ હોળીના દિવસે કે ત્યારબાદ ધૂળેટીના દિવસે લોકોની સલામતીને ધ્યાને રાખીને રંગોત્સવ અને ધૂળેટીની ઉજવણીથી દૂર રહેવા રાજયના નાગરિકોને તેમણે અપીલ કરી છે નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે આ મનાઇનું ઉલ્લંધન કરનાર સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે

કેન્દ્રિય વન અને પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે ગઈકાલે વિશ્વ વન દિવસ નિમિત્તે આપેલા સંદેશામાં કહ્યું હતું કે ભારતીય પરંપરા મુજબ લગભગ દરેક ગ્રામીણ વિસ્તારો નજીક વન વિસ્તારો આવેલા છે પણ શહેરોની આસપાસ આવા વિસ્તારો ન હોવાથી ગ્રામીણ અને શહેરી વિસ્તારો વચ્ચે વન ક્ષેત્રે આ બાબતે ઉભી થતી અસમાનતા કેન્દ્ર સરકારની નવી યોજનાથી દૂર થશે ગઈકાલે વિશ્વ વન દિવસની ઉજવણી કરવામાં આવી હતી દુનિયાભરની જીવસૃષ્ટિ માટે અનિવાર્ય પ્રાણવાયુ ઓક્સિજન આપીને અને કાર્બન ડાયોક્સાઇડ અંગારવાયુને પોતાનામાં સમાવીને વનો અને વનસ્પતિઓ જીવવાનો આધાર પૂરો પાડે છે વૃક્ષો વરસાદના પાણીને જમીનમાં ઉતારે છે જમીનમાના પાણીમાથી જોખમી ખનીજો ક્ષારો શોષી લઇને પાણીને ચોખ્ખું બનાવે છે જમીનનું ધોવાણ અટકાવે છે

તેનો હેતુ જંગલોના મહત્વ અને યોગદાન અંગે વિવિધ સમુદાયોમાં જાગૃતિ લાવવાનો છે

હવામાન રાજ્યમાં ઘણા સ્થળોએ ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં મહત્તમ તાપમાન સહેજ વધારો થયો છે